પ્રધાનમંત્રીએ ભારત અને યુરોપીય સંઘ વચ્ચે આર્થિક સંબંધો સુદ્રઢ બને તેની પર ભાર મૂક્યો છે રાષ્ટ્રસંઘ આર્થિક અને સામાજીક પરિષદ ઇકોસોકની બેઠકોને પ્રધાનમંત્રી આવતીકાલે સંબોધન કરશે

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજથી બે દિવસ માટે જમ્મુ કાશ્મીર અને લદાખની મુલાકાતે ગયા છે

તેમણે કહ્યું કે નાગરિકોના આરોગ્ય તથા સમૃઘ્ઘિ સામે આજે પડકાર ઊભા થયા છિ એવી જ રીતે નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વૈશ્વિક વ્યવસ્થા ઉપર પણ ઘણા દબાણો ઊભા થયા છે આ પાર્શ્વભૂમિકામાં ભારત યુરોપિયન સંઘની સહજ ભાગીદારી આર્થિક પુનર્રચનામાં મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે

પ્રધાનમંત્રી નરેન્વ્વ મોદી ઉપરાંત બેઠકના સમાપન સત્રને રાષ્ટ્ર્યસંઘના મહામંત્રી એન્ટોનીઓ ગુહેરસ અને નોર્વેના પ્રધાનમંત્રી પણ સંબોધન કરશે આ બેઠકમાં સરકારના પ્રતિનિધીઓ ઉપરાંત ખાનગી ક્ષેત્ર નાગરિક સંસ્થાઓ તથા શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધીઓ ભાગ લઇ રહ્યા છે અમારા સંવાદદાતા જણાવે છે કે આ સત્રમાં મજબૂત નેતૃત્વ દ્વારા વૈશ્વિક સ્તરની કાર્યયોજના અને આંતરરાષ્રીનેય સંસ્થાઓનો અસરકારક ઉપયોગ સહભાગીદારીનું પણ વધારવું આ મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્રિપ્ત કરાશે

રાજ્યમાં છેલ્લા ત્રણ સપ્તાહ દરમિયાન થયેલા અનેક કિસ્સાઓમાં ભયજનક વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે

જોકે રેશનની દુકાનો ડેરી શાકભાજી અને માંસની દુકાનો ખુલ્લી રહેશે તમામ પૂજા સ્થળો પણ બંધ રહેશે અને ધાર્મિક મેળાવડાને મંજૂરી આપવામાં આવશે નહીં જો કે તમામ પ્રકારના ઇ કોમર્સ અને હોમ ડિલિવરીની મંજૂરી આપવામાં આવશે જાહેર પરિવહન સેવાને પણ મંજૂરી આપવામાં આવશે જો કે ખાનગી વાહનો ફક્ત આવશ્યક કામો સુધી મર્યાદિત રહેશે ટ્રેન અને વિમાની સેવાઓને પણ મંજૂરી આપવામાં આવશે તેવી જ રીતે કૃષિ સંબંધિત પ્રવૃતિઓને પણ મંજૂરી આપવામાં આવશે રાજનાથ મુલાકાત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજથી બે દિવસ માટે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના વિસ્તારોની મુલાકાતે ગયા છે તેમની સાથે લશ્કરી વડા પણ હાજર છે આ મુલાકાત દરમિયાન તેઓ પૂર્વી લદ્દાખની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે ઉત્તરીય સેનાના કમાન્ડર સહિત વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓ પણ બેઠકમાં હા જર રહેશે ચીન સાથે સરહદી સંઘર્ષ બાદ સંરક્ષણ મંત્રીની લડાખની આ પહેલી મુલાકાત છે શ્રી સિંહ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નામ પરથી રોહતાંગ ટનલ તરીકે ઓળખાતી અટલ ટનલની મુલાકાત લે તેવી સંભાવના છે

મી

શ્રી રીજીજૂએ જણાવ્યું હતું કે યુવા બાબતોના મંત્રાલયે એક કરોડથી વધુ સ્વયંસેવકો તૈયાર કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે તેમણે કહ્યું કે કોવિડના સમયગાળામાં રોગપ્રતિકારક શક્તિ અગત્ય ધરાવે છે ત્યારે બધા જ રાજ્યોએ ઓનલાઇન માધ્યમથી ફીટ ઇન્ડિયાની પ્રવૃત્તિઓ ચાલુ રાખવી જોઈએ

આમ છતાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યોએ આ નિર્ણય સ્વતંત્રરીતે લેવાનો રહેશે

તેમના ઉપદેશો અને સમાજ કલ્યાણ માટે નિઃસ્વાર્થ ફાળાનું કોઇ સમાંતર નથી આપને એ જણાવી દઈએ કે શ્રી સ્વામિનારાયણ ગાદીના વર્તમાન આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી મહારાજનું આજે વહેલી સવારે નિધન થયુ છે

અમેરીકા ભારત બિઝનેસ કાઉન્સિલ દ્વારા આયોજીત પરિષદમાં ગઇકાલે શ્રી ધર્મેન્દ્ર પ્રધાને અમેરીકાના ઉર્જામંત્રી સાથે ચર્ચા કરી હતી આ ઉપરાંત શ્રી પ્રધાને અમેરીકા ભારત રણનિતિક ઉર્જા ભાગીદારી દ્વારા અલગથી આયોજીત બેઠકની પણ અધ્યક્ષતા કરી હતી શ્રી પ્રધાને જણાવ્યું હતું કે આ પડકાર ભર્યા સમયમાં ભારત અને અમેરીકા કોરોનાને ખાળવા અને વૈશ્વિક ઉર્જા બજારોને સ્થિર કરવા માટે પરસ્પર સહયોગથી કામ કરી રહ્યા છએ